આ ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવનાર છે ગઇકાલે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી

આર્થિક ગણતરી મુખ્યત્વે ત્રણ વિભાગમાં કરવામાં આવનાર છે

બી અમદાવાદ દ્વારા ગુજરાતમાં ઘનિષ્ઠ રસીકરણ અભિયાનના ભાગરૂપે મિશન ઇન્દ્રધનુષની એક દિવસીય કાર્યશિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે પત્ર સૂચના કાર્યાલય અમદાવાદના અધિક મહા નિર્દેશક શ્રી ધીરજ કાકાડીયા અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ડોકટર એન પી

એચ સી સેન્ટર લાઇબ્રેરી સ્કુલના અપગ્રેડેશન જેવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે

દ્વારા ઢાંકી તેમજ વરસામેડી ખાતે પાણી યોજનાના પંપીગ મશીનરીના મરામત કામ માટે શટડાઉન લેવામાં આવનાર હોઇ સમગ્ર જિલ્લામાં તા

આથી સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સ્થાનિક સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરી પાણી પુરવઠો મેળવવાનો થતો હોય પીવાના પાણીનો વિવેકપૂર્ણ તથા કરકસરપૂર્વક ઉપયોગ કરી વહીવટી તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે

શહેરના ભીડ ગેટથી શરાફ બજાર રેલવે સ્ટેશન રોડ રામનગર સહિતના વિસ્તારોને આવરી લેતી સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી જેમાં ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતા બહેન સોલંકી મુખ્ય અધિકારી નીતિન બોડાત સહીત અધિકારી પદાધિકારી જોડાયા હતા આ ઉપરાંત સ્વચ્છતા અંગે પ્લાસ્ટીકથી તોબા તોબા આ નાટક પ્રાથમિક શાળાઓમાં પ્રસ્તુત કરાયું હતું આ ઉપરાંત લાયન્સ હોસ્પીટલના સહયોગથી લાયન્સ હોસ્પિટલ ખાતે તંદુરસ્ત બાળ હરીફીનું આયોજન કરાયું હતું જેમાં બાળરોગ નિષ્ણાંત દ્વારા પરીક્ષણ કરાયું હતું

હવામાન કચ્છમાં પવનની ગતી મંદ પડતા ઠંડીની તીવ્રતા ઘટી છે જો કે નળિયા આજે પણ પ

અન્ય શહેરોમાં તાપમાનનો પારો ઉંચો ગયો હતો